તેમણે ઉમેર્યુ કે દરિયાપાર વેપાર કરવાની ભારતીય પરંપરા કેટલી જુની છે

ભારતીય વહાણવટા ઉઘોગની આવતીકાલ જેવા વિષય ઉપર આયોજીત કાર્યશાળાને સંબોધતા શ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યુ કે ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટસીટીમાં પણ મેરીટાઈમ પાર્ક ઉભો કરાશે આશુ તોષ અંતાણી રાજય ન્યુજર્સી કરાર ગાંધીનગર ખાતે યોજાયેલા સમારંભમાં ગુજરાત અને અમેરિકાના ન્યુજર્સી વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ સંપન્ન થતાં વિકાસની નવી દિશા ગુજરાત માટે ખુલ્લી છે મખ્યમંત્રી વિજય રૂપાણી તથા ન્યુજર્સીના ગર્વનર શ્રીયુત ફિલીપ મર્કીવયો સમજુતી કરાર ઉપર હસ્તાક્ષર કરાયા ત્યારે ઉધોગ જગતની ત્યાં ખાસ હાજરી હતી સ્વચ્છ ઉર્જાઉચ્ય શિક્ષણ વેપાર તથા સાંસ્કૃતિક આદાનપ્રદાનને ઉત્તેજન આપવા બંન્ને ભગિની રાજય સંમત થયા છે ન્યુજર્સીના ગર્વનરે આ પ્રસંગે દવા ઉત્પાદન તથા આઈટીક્ષેત્રમાં ગુજરાત સાથે વેપાર વધારવા ખાસ તૈયારી દાખવી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે આગ્રહ કર્યો હતો કે ન્યુજર્સી તરફથી ગુજરાતમાં મોટાપાયે મુડીરોકાણ આવે કારણ કે વેપાર ઉધોગની શ્રેષ્ઠ સગવડ ગુજરાત પાસે છે જેનો ન્યુજર્સી ઉઠાવે

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટે લના અધ્યક્ષપદે મુખ્ય કા ર્યક્રમ યોજાનાર છે જેમાં વિવિધ સં સ્થાઓનું સન્માન કરાશે

જયારે દ્રોમા સેન્ટરનું ઇ લોકાર્પણ પણ શ્રી પટે લના હ સ્તે થનાર છે

આશુ તોષ અંતાણી કચ્છ વરસાદ અરબી સમુદ્રમાં સર્જાયેલા ફવાના ફળવા દબાણના પગલે કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના માંડવી મુન્દ્રા ઉપરાંત રાપર તથા ભુજ તાલુકાની આહિર પદીના ગામડાઓમાં ગઈકાલે મેઘરાજાએ ગાજવીજ સાથે તોફાની હાજરી નોંધાવી હતી

મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે આકાશવાણીના સ્ટેશનો તથા એફ એમ પરથી મેચનો આંખે દેખ્યો અહેવાલ સાંભળી શકાશે